વિમાનમથકે ગાર્ડ ઓફ ઓનર નિરીક્ષણ બાદ તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે સાબરમતિ આશ્રમ જશે અને ત્યાંથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરા સરદાર સ્ટેડિયમ પહોંચશે વિરલ રાણા નીતિન પટેલ ગાંધીનગર ખાતે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે આજે જાહેર કર્યું છે કે નર્મદા નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે તેમણે ઉમેર્યું હતું કે નવી કોલેજ મંજૂર થઈ છે તે પ્રત્યેક સ્થળે રૂ

રૂપાણી સરકારે નિર્ણય કર્યો છે કે કામદાર રાજય વીમા યોજના હેઠળ ચાલતા દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને પણ આરોગ્ય સવલતો પુરી પડાશે

આ સ્થળોએ યોજનાના એકમો થકી સંગઠિત ક્ષેત્રના કામદારોને અને તેઓના કુંટુંબીજનોને તબીબી સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે તેમાં સામાન્ય નાગરિકો ને પણ સારવાર ઉપલબ્ધ કરવી સરકારે સૌ ની તબિયત નો ખ્યાલ રાખ્યો છે

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના ભચાઉ રાપર આડેસર ફતેહગઢ ગાગોદર અને મનફરા સહિતના સંવેદનશીલ તરીકે તારવાયેલાં કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સના જવાનો મૂકવામાં આવશે દરમ્યાન આ વર્ષે ધો

ભગવાનભાઇ પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે

યોગ્ય બાયોડેટા તૈયાર કરવાના અને ઈન્ટરવ્યુ સમયે કરવામાં આવતી નાની નાની ભુલોના કારણે આજનો યુવાન રોજગારીની સારી તકોથી દૂર થતો જાય છે આ બાબતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભુજ અને કચ્છ યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે બાયોડેટા અને ઈન્ટરવ્યુ ટેકનીકસના સેમિરનારનું આયોજન આવતીકાલે તા

આ બાબતે તમામ ઈચ્છૂક ઉમેદવારોને ધ્યાને લેવા અને હાજર રહેવા નાયબ વડા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભુજ દ્વારા જણાવાયું છે

જનરલ હોસ્પિટલમાં સમગ્ર કચ્છમાંથી આવતા દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારાને લક્ષમાં રાખી છેલ્લા છ મહિનામાં ન્યૂરો સર્જન સ્કીન નિષ્ણાતો પીડો ડેન્ટિસ્ટ મેડિસીન જેવા મહત્ત્વના વિભાગમાં નિષ્ણાત તબીબોને મૂકવામાં આવી રહ્યા છે અને આ શ્રેણીમાં હવે જી

મુંબઇથી આવેલા નવા મુખ્ય સર્જન તથા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ડો

તેઓ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ સેવારત રહેશે

વિરલ રાણા પશ્ચિમ રેલવે હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને ભાગલપુર વચ્ચે વિશેષ ભાડાં સાથેની ટ્રેનની બે ટ્રીપ દોડાવવામાં આવશે